માછીમારોએ દરિયો નહિ કેળવણી ચેતવણી આપવામાં આવી છે

વાવ થરાદ અંબાજી પંથકમાં ભારે વરસાદ પડતા ખેતરી ટાપુમાં ફેરવાયા છે સરકારે તાત્કાલિક રાહત અને બયાવ કામગીરી શરુ કરી છે ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસ નદી બે કાંઠે વહેતી થતા કાંઠાળા વિસ્તારના પરિવારોને સલામત સ્થળે ખસેડાથા હતા

વિરલ રાણા કચ્છ વરસાદ કચ્છમાં સોમવાર થી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે જિલામાં સરેરાશ અડધાથી લઈને બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે સવારથી જ જીલ્લામાં છવાયેલા ઘનઘોર વાદળ છાયા વાતાવરણે સારો વરસાદ વરસવાની લોકોને આશા બંધાવી હતી

દિવસભર વેગીલા વાયરા સાથે વરસાદી ઝરમર ચાલુ રેહતા વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી ભુજ અંજાર ગાંધીધામમાં મેઘાવી માહોલ હતો માત્ર ઝાપટા વરસસ્યા હતા માંડવી અબડાસા ભયાઉ રાપર નખત્રાણા લખપત પંથકમાં સારી વરસાદ થતા ખુશી કેલાઈ હતી

રાજ્યની સાથે કચ્છમાં ભારે વરસાદ થવાની આગાહીના પગલે રાજ્યની સાથે કચ્છમાં પણ તકેદારીના ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા એન

એફની એક ટીમને તૈનાત કરવામાં આવી છે

તેમાં થાપણદારોનાં ફીત જાળવવા માટે વેપારીઓ દ્વારા ઉઘરાવવામાં આવતી અનિયમિત થાપણો પર પ્રતિબંધની જાગવાઇ છે રાજયસભામાં યર્યાના પ્રતિભાવમાં નાણાં રાજયમંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે આ કાયદાથી ગેરકાનૂની રીતે થાપણો મેળવનાર સામે કાર્યવાહી થશે તેમાં થાપણદારોના હીતને અગ્રતા આપવામાં આવી છે આ રીતે ગ્રાહકોનાં નાણાં મેળવી કોઇ ભાગી નહીં શકે

ગઈકાલે ગાંધીધામ ખાતે સુપોષણ ચિંતન સમારોફના એક કાર્યક્રમમાં બોલતા રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે આ મુજબ જણાવ્યું હતું તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારની યોજનાનો સફળતાનો આધાર આંગણવાડી બહેનો પર રહેલો છે

વિરલ રાણા વિઠ્ઠલ રાદડિયા અવસાન ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સાંસદ વિફલભાઈ રાદડિયાનું ગઈકાલે સવારે અમદાવાદ ખાતે અવસાન થયું છે સદગતની અંતિમયાત્રા આજે જામકંડોરણા ખાતે યોજાશે